ૈ આરોગ્ય મંત્રાલયે કોરોના મહામારીમાં જુદી જુદી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરાવવા માટે રાષ્ટ્રીય નીતીમાં સુધારા કર્યા કોરોના વાથરસના સંક્રમણ સામે ડીઆરડીઓએ વિકસાવેલી દવાને ભારતીય ઔષધિ મહાનિયંત્રકે તાત્કાલિક ઉપયોગની મંજૂરી આપી છે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી અને સૌરાષ્ટ્રના જુનાગઢ અને અમરેલી તેમજ કચ્છ પંથકમાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરી છે

ગાંધીનગરના કલોલ તાલુકાના આરસોડિથા ગામમાં આ અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલ કોવિડ કોમ્યુનીટી સેન્ટરની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગ્રામીણ સ્તરે કોરોનાનો ફેલાવો અટકાવવા તેમજ જો ગામડામાં કોઇપણને કોરોના થાથ તો તે દર્દીને તેના જ ગામમાં કોરોનાની સારવાર મળી રહે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

મુલાકાત દરમિથાન આ વિસ્તારના ગામડાઓમાં કોરોનાની પરિસ્થિતીની સ્થાનિક વહીવટીતંત્ર સાથે સમીક્ષા કરવામાં આવી હતી

મંત્રી રમણલાલ ાટકર વન અને આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે માટું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત વલસાડના પારડી રોહિણા અને ચલા વાપી સામુહિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને જિલ્લા સંગઠનના કાર્યકરો અધિકારીઓ આરોગ્યકર્મીઓ સાથે બેઠક થોજી હતી

સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ થતાં સિવિલ હોસ્પિટલનું ભારણ ઓછું થવાની સાથે દદીઓને પણ નજીકના સ્થળે સારવાર મળી રહેશે મંત્રીશ્રીએ વધુમાં કોરોનાની ગંભીરતા સમજી અગમચેતીનાં પગલાંરૂપે પૂરતી કાળજી રાખવા અને રસીકરણ કરાવી લેવા જણાવ્યું હતું આરોગ્ય મંત્રાલય કોવિડ નીતી આરોગ્ય મંત્રાલયે કોરોના મહામારીનો સામનો કરવા માટે જુદી જુદી શ્રેણીની હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા માટે રાષ્ટ્રીય નીતીમાં સુધારા કર્યા છે

કોઇપણ દર્દીને ઓળખકાર્ડના અભાવે દાખલ કરવા માટે ના પાડી શકાશે નહી તેમજ અન્ય શહેરના રહેવાસીને પણ દાખલ કરવા માટે ના પાડી શકાશે નહી ડીઆરડીઓ દવા કોરોના વાયરસના સંક્રમણ સામે ડીઆરડીઓ એ એક એવી દવા વિકસાવી છે જેને ભારતીય ઔષધિ મહાનિયંત્રક પાસેથી તાત્કાલિક ઉપયોગની મંજૂરી પણ મળી ગઇ છે

આ દવા ચેપગ્રસ્ત કોષો સાથે ભળી જાય છે અને વાયરસને વધતો રોકે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ની પ્રયોગશાળા ઇન્સીટીટ્યુટ ઓફ ન્યુકિંલર મેડીસન એન્ડ એલાઇડ સાઇન્સના ડોકટર રેડ્રીઝ લેબ્રોરીટીઝના સહકારથી થયો છે આના કલીનીકલ પરિક્ષણોના પરિણામોમાં જોવા મળ્યું છે કે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ઝડપથી સાજા કરે છે અને તેમના ઓક્સિજનના પુરવઠાની ક્ષમતામાં ઘટાડો કરે છે ઔષધિ નિયંત્રકે મધ્યમથી ગંભીર કોવિડના દર્દીઓના ઉપયાર માટે આ દવાની મંજૂરી આપી છે આ દવાનો મુખ્ય આધાર ગ્લુકોઝ છે એટલે તેનો દેશમાં જ સરળતાથી ઉત્પાદન કરી શકાય છે અમદાવાદ હોસ્તિ ટલ એસોસિએશન અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિયેશન આફના દ્વારા આપતકાલીન પરિસ્થિતિમાં ઉલ્લી થતી ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડવા ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી છે આ બેંક દ્વારા એસોસિએશનના સભ્ય હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સને રાત્રી દરમિયાન તેમજ જાહેર રજાઓના દિવસોમાં ઓક્સિજન સિલેન્ડર પૂરા પાડવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સી આઇ આઇ અને આહનાના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ અંધજન મંડળ ખાતે આ બેંક શરૂ કરવામાં આવી છે જે ઓક્સિજનની અછતના કારણે ઉભી થતી કટોકટીને પહોંચી વળવામાં મદદરૂપ થશે

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે મોરબી માટે આઠ ટન ઓક્સિજનનો જથ્થો મળતા તેને મોરબીની એક ફેક્ટરીમાં સ્ટોરેજ કરવામાં આવ્યો છે અને આ ઓક્સિજન મોરબી સિવિલ હોસ્પિટલને જરૂરિયાત મુજબ આપવામાં આવશે જામનગરને પણ ઓક્સિજનનો જથ્થો ફાળવવામાં આવશે

શ્રધ્ધા એકસ્પ્રેસ અને વિશ્વાસ એકસ્પ્રેસ નામની આ મીની એમ્બ્યુલન્સમાં ઓકિસજનની સુવિધા સામેલ છે

અને છેલ્લાં કેટલાંક સમયથી અમદાવાદની એસ

હોસ્પટીલમાં ક્રોરોનાની સારવાર હેઠળ હતાં શ્રી આધ્યાત્મનંદજી દિવ્યજીવન સાંસ્કૃત્તિક સમિતિનાં અધ્યક્ષ હતાં અને સમગ્ર ગુજરાતનાં શાળા કોલેજ સહિત ઠેર ઠેર યોગ પ્રણાયામનો પ્રયાર કરતાં હતાં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 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોગ ગુરૂ સ્વામી આધ્યાત્માનંદના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે

હવામાની ખાતાની આગાહી મુજબ સમગ્ર કચ્છના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે યોમાસા જેવો માહોલ છવાયો છે કચ્છમાં આજે બપોર બાદ ભુજ સુખપર માનકુવા નખત્રાણા મંજલ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો સતત પડી રહેલા કમોસમી વરસાદથી ઉનાળ પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોએ સેવી હતી

ગીર સોમનાથ જીલ્લાના તલાલા સાસણના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયું છે તો કેટલાક ગામોમાં ધામીધારે વરસાદ પણ શરૂ થયો છે